બિશ્કાકમાં યોજાઈ રહેલી એસ

શિખર પરિષદની પૂર્ણ કક્ષાની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન કેન્દ્ર સરકારે આસામમાં ઈ વિદેશી ટ્રીબ્યુનલની રચના કરવાની મંજુરી આપી સરકારે કર્મચારી રાજ્ય વિમા ધારા ઈએસઆઈ હેઠળ કર્મચારી

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા વાયુ વાવાઝોડાએ પોતાની દિશા બદલીને વાયવ્ય દિશાએ આગળ વધવાની શરૂઆત કરતાં ગુજરાતની જમીન ઉપર વાવાઝોડું ત્રાટકવાનો ભય ટબ્યો છે આમ છતાં વાવાઝોડાના કારણે ઝડપી ગતીએ પવન ફંકાવો ધૂળની ડમરી અને વરસાદ ઘણા વિસ્તારોમાં થઈ રહ્યો છે

આ માટે શાંઘાઇ સંઘઠન પણ એક શરુઆત કરી શકે છે અને મક્કમતાથી ત્રાસવાદનો સામનો કરવો જાઇએ શ્રી મોદીએ કહ્યું કે ત્રાસવાદી પ્રવૃતિને નાણાકીય સહાય પૂરી પાડતાં પરિબળોને તેના માટે જવાબદાર ગણવા જાઇએ તેમણે કહ્યું કે બે વર્ષથી ભારત શાંઘાઇ સંગઠનનું સભ્ય છે અને રચનાત્મક સહયોગ આપે છે શ્રી મોદીએ આરોગ્ય સંદેશા વ્યવહાર જેવી બાબતોમાં ભારતીય નિષ્ણાતોનો લાભ લેવા અનુરોધ કર્યો અને લોકો વચ્ચેનો સંપર્ક સેત્ર ઉભો થાય તેની પર ભાર મૂક્યો અગાઉ પ્રધાનમંત્રીએ બેલાડુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકારોન્કો સાથે પણ બેઠક કરી હતી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે જણાવ્યું કે બન્ને દેશો વ્યચે વિકાસ અને સહકાર અંગે વિયારણા થઇ હતી શ્રી મોદીએ કીર્ગીસ્તાનના રાષ્ટ્રપતિ ઉપરાંત કઝાખસ્તાન મેંગોલિયા અને ઇરાનના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજી હતી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગ સાથેની બેઠકમાં બન્ને નેતાઓ દ્વિપક્ષી મંત્રણાઓ આગળ ધપાવવા સમત થયા હતા અને મહત્વના પ્રશ્નો ઉકેલવા માટે સારાં પરિણા મળ્યાં છે

પ્રધાનમંત્રીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતીન સાથે પણ મંત્રણાઓ કરી હતી વિદેશ સયિવશ્રી વિજય ગોખલેએ પત્રકારોને આ ્્ગે માહિતી આપી હતી તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી પૂવ આર્થિક મંચની બેઠકમાં પણ સપ્ટેમબર મહિનામાં રશિયામાં હાજરી આપશે અને ત્યારે ભારત રશિયા દ્વિપક્ષી મંત્રણાઓ પણ યોજાશે આ ઉપરાંત ત્રણ રાજ્યોનું પ્રતિનિધિ મંજળ પણ રશિયામાં જશે એમ જણાવ્યું હતું

વિદેશી નાગરિકો માટેની ઇ ટ્રીબ્યુનલ મિશનના મુખ્ય કાર્યકારી અધિકારી આનંદ પ્રકાશ તિવારીએ કહ્યું હતું કે આ પ્રણાલી રાજ્યભરમાં લાગુ કરવામાં આવશે તેમણે આશા વ્યક્ત કરી હતી કે નવી આઇ ટી સિસ્ટમ ન્યાયતંત્રને કેસના નિકાલમાં જ નહીં પરંતુ પોલીસ સંસ્થાને ઝડપી તપાસ કાર્યવાહી અને અટકાયતમાં પણ મદદ કરશે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના વિશાળ બાયોમેદ્રિક અને બાયોગ્રાફિક ડેટાને જાળવવાનું છે તે કલ્યાણ યોજનાઓ માટે યોગ્ય લાભાર્થીઓને કાનૂની મદદ પણ કરશે

આ ચર્ચામાં માર્ગો સંદેશા વ્યવહાર જેવા માળખાકીય ક્ષેત્રોમાં વધુ મૂડીરોકાણ લાવવા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હતી

બી આઈ

ડી કુમારસ્વામી તેમના મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરશે રાજ્યપાલ વજુભાઈવાળા આજે બપોરે બેંગાલુડુમાં યોજાનાર કાર્યક્રમમાં નવામંત્રીઓને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવશે અગાઉ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા અને નાટ્યકાર ગીરીશ કર્નાડનું અવસાન થવાથી મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો

દેશભરના નાના અને સીમાંત ખેડૂતોને મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે ગત ફેબ્રુઆરી મહિનામાં પીએમ કિસાન સમ્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી

શ્રમ અને રોજગાર મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ નવા દરો આગામી પહેલી જુલાઈથી અમલમાં આવશે

એસ આઈ ધારા હેઠળ કર્મચારીઓને તબીબી વિકલાંગતા અને રોકડ સહિતના લાભો મળે છે

સુરક્ષા સૂત્રોના જણાવ્યા પ્રમાણે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ અને તેઓ કર્યાં સંગઠન સાથે જાડાયેલા હતા તેની તપાસ થઇ રહી છે અને અથડામણ વિસ્તારમાં શોધ અને તપાસ અભિયાન યાલી રહ્યું છે દરમ્યાન સવંતીપોરા અને કેટલાંક સંવેદનશીલ વિસ્તારોમાં સાવચેતીના પગલાંડુપે ઇન્ટરનેટ સેવા સ્થગિત કરવામાં આવી છે

સમસ્તીપુર બેગુસરાઈ અને વૈશાલી જિલ્લાઓમાં નવા એન્સીફાલીટીસનાં નવા કેસ નોંધાયા છે

એલજેપીના મહામંત્રી સત્યાનંદ શર્મા તથા કેટલાક વરિષ્ઠ આગેવાનોએ ગઈકાલે પક્ષમાંથી રાજીનામું આપીને એલજેપી સેક્યુલર નામના નવા પક્ષની રચના કરી છે શ્રી શર્માએ શ્રી રામવિલાસ પાસવાન સામે માત્ર કુટુંબીજનોને મહત્વ આપીને તેમને આગળ વધારવાનો આક્ષેપ કર્યો છે

ભારતીય ચિકિત્સા સંગઠને આ ઘટના વિરુદ્ધ આજે અખિલ ભારતીય વિરોધ દિવસની જાહેરાત કરી છે

આમ છતાં વાવાઝોડાના કારણે ઝડપી ગતીએ પવન ફંકાવો ધૂળની ડમરી અને વરસાદ ઘણા વિસ્તારોમાં થઈ રહ્યો છે

દરમિયાન ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળના અખાતમાં ઉભુ થઈ રહેલું હવાનું હળવુ દબાણ નૈઋત્ય ચોમાસુ દેશમાં આગળ વધે તે માટેનો સારો સંકેત છે

જયશંકર તાજીકિસ્તાનમાં આજથી શરૂ થઈ રહેલી વિયારોના આદાન પ્રદાન અને વિશ્વાસ વધારવા અંગેની પાંચમી સી

શિખર પરિષદમાં ભાગ લેશે

સી એ